આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ આ માહિતી આ તાં જણાવ્યું કે રાજ્યમાં ત્રણ કરોડ યાસ લાખ સિત્તેર ફજાર જેટલા નાગરિકોનો સર્વે કરાયો છે

નોવેલ કોરોના વાયરસ નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ ટેલે રાજયમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે યાર મહાનગરોમાં કોરોના દર્દીઓ માટે ઉભી કરાયેલી ખાસ હોસાીટલોની સુવિધાઓ અંગે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમ ધ્વારા સમીક્ષા કરી હતી નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ખાતે જે ખાસ હોસિટલો કાર્યરત છે તેમાં ઇન્ફાસ્ટ્રકચર બેડની સંખ્યા ઓકસીજનની સુવિધા વેન્ટીલેટર માસ્ક ી ીઇ સંનલ પ્રોટેકટ ઇકવી મેન્ટ સેનીટાઇઝર્સ અને આવશ્યક દવાઓ પુરતા જથ્થા બાબતે વિસ્તૃત સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું રાજય ાલ રાજય સરકારના સંનિષ્ઠ પ્રયાસો અને જનતાનો સહકાર સાથે રાજયમાં કોરોના સંક્રમણ ખાળવાના શ્રેષ્ઠ પ્રયાસો થઇ રહયાં છે રાષ્ટ્ર તિ શ્રી રામનાથ કોવિંદે અને ઉપ રાષ્ટ્ર તિ શ્રી વૈકૈયાહ નાયડુ સાથે વીડીયો કોન્ફસરીંગ બેઠકમાં રાજય ાલ આયાર્ય દેવવ્રત એ આ મુજબ જણાવતા રાજયમાં કોરોના સંક્રમણને ખાળવા થઇ રહેલા ઉપાયોનો ચિતાર આપ્યો હતો રાજય ાલશ્રીએ કોરોના સામેના જંગમાં રાજય સરકારની જહેમત સાથે સમાજીક ધાર્મિક સંગઠનો સ્વયંસેવી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રોના સહયોગને યાવીરૂ ગણાવ્યો હતો

મુખ્ય મંત્રીના સચિવ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપ્તા જણાવ્યું કે રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોમાં હવે પુરવઠો મેળવવા માટે બાયોમેદ્રીક ઓનલાઇન ખરીદીમાથી મુક્તી આ વામાં આવે છે હવે સસ્તા અનાજ લોકો ઓફ લાઇન ણ ખરીદી શકે છે

આ અંગે અશ્વિની કુમારે જણાવ્યું કે આવા લોકો માટે જે તે રાજ્યના સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને ગુજરાતી સમાજમાં રહેવા જમવાની વ્યવસ્થા કરાવવામાં આવશે લોક ડાઉનની ૈ રિસ્થિતિમાં અલગ અલગ પ્રાંતમાથી આવીને મજૂરી કામ કરતા લોકો ોતાના વતન રત ગ ાળા ફરી રહ્યા છે તેમના માટે રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે

રાહત ફંડ લોકડાઉનની સ્થિતિમાં રાજયના નાગરીકો અને સંસ્થાનો વિવિધ સેવા કાર્યમાં જોડાયા છે તથા યથાશકિત દાન આપી લોતાનું યોગદાન આપી રહયાં છે

બાલાસિનોર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્યની ગ્રાંટમાંથી મેડીકલ કીટ તથા સાધનો લાવવા દસ લાખ રૂપિયા આ વામાં આવ્યા છે ભાવનગર જીલ્લાના તમામ ન્યાયાધિશોએ કોરોના સામે લડત આ વા એક દિવસનો ગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આ વાનો નિર્ણય કર્યો છે

ગઢડાના ખાનગી દવાખાનાના ડોકટર કળથીયા લોકોની મફત સારવાર કરી ઉમદા કાર્ય કરી રહ્યાં છે

વી કથળીયા તમામ દર્દીઓને મફત સારવાર આપ્તી રહયાં છે

રાજ ી ળા ખાતે દરજી કામ કરતા મુસ્લીમ રીવારોએ માસ્ક બનાવી રસ્તે જતા લોકોને વિના મુલ્યે આપી રહયાં છે

હવામાન રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો છે અમદાવાદ શહેરમાં ગત રાત્રે વરસાદી ઝા ટાં ડ્યાં હતાં

છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઇ મોડી રાત્રે બે વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો

રાજ ી ળા સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી ડયો હતો રાજાી ળાના મંગરોલ કેવડીયા તેમજ તિલકવાડા તાલુકામાં તિલકવાડા રેંગણ વાસણા વડીયા વગેરે ગામોમાં બરફના કરા સાથે વરસાદ થયોં હતો